પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે નારી શક્તિના દરેક ક્ષેત્રે યોગદાન થી નવા ભારતના નિર્માણમાં ભારતની અર્થ વ્યવસ્થા પાંચ ટ્રિલીયન ડોલરનો લક્ષ્યાંક હાંસલ કરી શકશે

જો કે પાંચ જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગઇકાલે આંતરરા ષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી શ્રીરૂપાણીએ આ મુજબ જણાવ્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રીએ મહિલા સ્વાવલંબન યોજનાના તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા

આ ગ્રાન્ટના કારણે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો ગ્રામીણ રસ્તાના કામ તથા કોર્પોરેશન વિસ્તારના મહિલા ધારાસભ્ય શહેરી વિસ્તારમાં સડક બાંધકામ અને મરામત ના કામ હાથ ધરી શકશે

તાપી જિલ્લાના વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મહિલા ખેડૂતોની ઉપસ્થિતિમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહી ખેતી પશુપાલન ક્ષેત્રના પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા સુરેન્દ્રનગર જીલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર સ્થિત રંભાબેન ટાઉનહોલ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી પરિસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી તેમાં બેટી પઢાઓ બેટી બયાવો ના ઉદ્દેશયને લઈને ચિત્રકળા સ્પર્ધા યોજવામાં આવી

સાથે સાથે મહિલા દિવસ અંતર્ગત સાંજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા

ઉપકુલપતિએ સરદાર વલ્લભભાઈ પટેલ વાચનાલય ખાતે યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ માટે અલાયદા વાંચન કક્ષનો શુભારંભ કરાવ્યો

જેમાં શહેરી વિકાસ અને ગૃહનિર્માણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ક્રષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ શિક્ષણ વિભાગ તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ અને પૂરક માગણીઓ પર ચર્ચા થઇ હતી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા અંદાજ સમિતિ જાહેર હિસાબ સમિતિ અને જાહેર સાહસો માટેની સમિતિ તેમજ પંચાયતી રાજ સમિતિના સભ્યોની યૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત હાથ ધરવામાં આવે છે ત્યારબાદ વિધાનસભા સમિતિના અહેવાલની રજૂઆત કરવામાં આવી હતી બિનસરકારી કામકાજ સમિતિના પ્રમુખ અને સભ્યો પ્રસ્તાવ મુકાયા હતા

ભારત સરકાર દ્વારા ઘઉં માટે લધુત્તમ ટેકાનો ભાવ રૂા

વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં થતી ખનીજ યોરી અટકાવવા તથા ખનીજયોરોને પકડવા માટે ખાણ ખનીજ ખાતાની ફ્લાઇંગ સ્ક્વૉડ ઉપરાંત ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ પણ કરવામાં આવે છે મંત્રીશ્રીએ ઉમેર્યું કે રાજ્યમાં ખાણોલીઝોના ચેકિંગની કાર્યવાહીમાં હાલ કોઈ પણ પ્રકારની રાજકીય દખલગીરી રહી નથી

આકસ્મિક દરોડાઓ પાડીને છેલ્લાં બે વર્ષમાં રૂા

આ છ વિદ્યાર્થીઓના નામ આ મુજબ છે ગુજરાતના અનંત કૃષ્ણ કિદામ્બી દિલ્ફીના પ્રર્વર કટારીયા અને રણજીમ પ્રબલદાસ મહારાષ્ટ્રના સિધ્ધાન્ત મુખરજી ચંદીગઢના ગુરમિતસિંહ અને રાજસ્થાનના સાકેત ઝા